આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્યઓ મોદીએ કહ્યું કે સમગ્ર માનવતાના કલ્યાણને સમર્પિત આયુર્વેદ ભારતની વિરાસત છે પ્રત્યેક ભારતીય માટે આ ખુશીની વાત છે કે આપણા પરંપરાગત જ્ઞાનને હવે વિદેશોમાં પણ અપનાવવામાં આવી રહ્યાં છે પ્રધાનમંત્રીશ્રી મોદીએ જામનગરની આયુર્વેદની અધ્યાપન અને સંશોધન સંસ્થા આઇટીઆરએ ને રાષ્ટ્રીરીય દરજ્જો અર્પણ કર્યો હતો

ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાનો વિશ્વ આરોગ્ય સંદેશ પ્રસ્તુત કરાયો હતો અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે જામનગર તથા જયપુર ખાતેની આ બે નવી આયુર્વેદિક સંસ્થાઓ એ માત્ર આયુર્વેદના શિક્ષણને જ નહિં પણ આ પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પ્રગતિમાં મદદરૂપ થશે આ પ્રસંગે કોરોનાની ગાઇડલાઇનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું

જીલ્લા આર્યુવેદિક શાખા મોરબી અને સરકારી આયુર્વેદ દવાખાનું માણેકવાડા અને મોટા દહિંસરા દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આયુર્વેદ ફોર કોવિડ પેનડેમિકની થીમ પર ધનવંતરી પૂજનની સાથે કોરોના અને જીવનશૈલી વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા અને ગોળીઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે લોકો સોનાયાંદીની ખરીદી કરે છે એક અંદાજ મુજબ આજે કરોડો રૂપિયાનું સોનું લોકો ખરીદશે સુરત અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત અન્ય મોટા શહેરોમાં સોની બજારોમાં ભીડ જોવા મળી રહી છે

કોરોના અપીલ આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

દિવાળી વેકેશન બાદ નવા વર્ષે લાભ પાંચમના દિવસે પૂજા સાથે ફરાજી સહિતની તેમજ વેપારીઓ ધંધા રોજગારનો પ્રારંભ કરશે મહેસાણા જીલ્લાના બીજા નંબરની માર્કેટયાર્ડ કડી પણ બંધ રહેશે વિજાપુર માર્કેટયાર્ડ પણ લાભપાંચમથી હરાજીની શુભ શરૂઆત કરશે

યુ શાહ અંધ મહિલા સેવા કુંજ તથા ડો

દ્વારકાધીશ મંદિર રોશની આજથી શરૂ થતાં દિવાળી પર્વને લઈને જગત મંદિર દ્વારકાધીશને રોશનીથી શુશોભિત કરવામાં આવ્યું છે દિવાળીના તહેવારોમાં ભક્તોની ભીડ વધુ થઈ રહી હોઈ ત્યારે કોરોના મહામારીનો વ્યાપ ન વધે તે અંગે પણ તંત્ર દ્વારા યોગ્ય કાળજી રાખવામાં આવી રહી છે

હોટેલધર્મશાળાબસ સ્ટેન્ડરેલવે સ્ટેશન પર પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા યાંપતી નજર રાખવામાં આવી રહી છે અકસ્માત તાપી જીલ્લાના ચાંપાવાડી ગામે પીકઅપવાને મોપેડને અડફેટે લેતા એક મહીલા પોલીસ તાલીમાર્થીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જયારે મહિલા પોલીસ તાલીમાર્થીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપશ્યું હતું આ અંગે કાકરાપાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે